ૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાફૃતિક ગેસ પાઇપ લાઇન દેશને સમર્પિત કરી છે

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે આગામી સમયમાં પ્રવાસી શ્રમિકો માટે આવાસ આરોગ્ય વીમા સહિતની સેવાઓ સુદ્રઢ બનાવાશે

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે સરકાર વન નેશન વન ગેસ ગ્રીડનો લક્ષ્યાંક લઇ આગળ વધી રહી છે

તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્યીમાં તરલ પ્રાકૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી

ગઈકાલથી શરૂ થયેલ આ વેબીનાર આગામી બીજી માર્ચ સુધી યોજાશે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલ આવતીકાલના સત્રમાં અધ્યક્ષસ્થાને રહેશે

જેમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંતો અને ઉદ્યોગપતિઓ ભાગ લેશે

પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઇકાલે સુરતમાં દેશના સૌ પ્રથમ માઇગ્રન્ટ સેલનો પ્રારંભ કરાવતા આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આ માઇગ્રન્ટ સેલમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત રોજગારી માટે આવેલા શ્રમિકોની સંપૂર્ણ માહિતી મળી રહેશે આ માહિતીના આધારે શ્રમિકોને આવાસ આરોગ્ય વીમાના લાભો આપવાનું આયોજન કરાશે સુરતના મ્યુનીસીપલ કમીશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે માઇગ્રન્ટ સેલના લીધે સુરતમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓ તથા સુવિધાઓના લાભ અપાશે આ પ્રસંગે શ્રીપ્રધાનના હસ્તે શ્રમિકોને ઓળખકાર્ડ તથા ધિરાણ સહાયના ચેકો આપવામાં આવ્યા હતા

અમારા સંવાદદાતા જણાવે છે કે કાંગડા જિલ્લામાં ચીકન માછલી કે પોલ્ટ્રીની ચીજોના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મૂકાયો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ જ્યુરીના અન્ય સભ્યોમાં જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકોનો પણ સમાવેશ કરાયો છે શ્રી પાબ્લોના અધ્યક્ષપદની જ્યુરીમાં શ્રીલંકાના પ્રસન્ના વિથાનગે ઓસ્ટ્રિયાના અબુ બકર શોકી ભારતના પ્રિયદર્શન તથા બાંગ્લાદેશના રૂબાઈયાત હુસેનનો પણ સમાવેશ કરાયો છે

કેન્દ્રિય રમત ગમત મંત્રી કિરણ રિજીજુએ આસામ રાયફલ પબ્લિક સ્કૂલને ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે જાહેર કરતાં કહ્યું કે સમગ્ર ઇશાન ભારતમાં તે પ્રથમ સ્પોર્ટ્સ સ્ક્રલ બની છે અત્યાર સુધી નવ શાળાઓને સ્પોર્ટ્સ સ્ક્રૂલ તરીકે માન્યતા અપાઈ છે રમતગમતને શાળાના અભ્યાસ સાથે વણી લઈને દેશમાં રમતો રમતવીરોને પ્રોત્સાહન આપવાના ધ્યેય સાથે ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કુલ પહેલ હાથ ધરાઈ છે

સર્વધર્મ પૂજા સાથે શિબિરનો આરંભ થયો હતો

તેમના એક ટ્વીટ સંદેશમાં સમાજસેવી બિલ ગેટ્સે જણાવ્યું હતું કે કોવિડના કપરાં સમયગાળામાં ભારતની રસી ઉત્પદાનની ક્ષમતા અને વૈજ્ઞાનિક અનુસંધાન ખરેખર પ્રશંસનીય છે

આ લોકડાઉનથી બ્રિટનમાં શાળા હોટલ દુકાનો સહિતના સ્થળો બંધ રહેશે શ્રી જોન્સને જણાવ્યું કે કોરોના વાયરસનો નવો પ્રકાર બ્રિટનમાં પહેલીવાર જોવામાં આવ્યો ત્યાર બાદ હવે તે અન્ય દેશોમાં પણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોનાના નવા પ્રકારને ફેલાતો રોકવા માટે આ જરૂરી પગલાં લીધા હોવાનું શ્રી જોન્સને જણાવ્યું છે

મંત્રાલયે જણાવ્યું કે દિલ્હી અને આસપાસના ક્ષેત્રોમાં માટે હવા ગુણવત્તા પ્રબંધન આયોગે હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ મંજુરી આપી છે

ગઈકાલે નવી દિલ્હી ખાતે સાતમા તબક્કાની વાતચીત યોજાઈ હતી